વિશ્વ આરોગ્ય સંસ્થા એ ચીનમાં કોરોના વાયરસના લીધે મૃત્યુ પામનારની સંખ્યા

તમીળનાડુ સરકાર કાવેરી નદીના મુખપ્રદેશને સંરક્ષિત ખાસ કૃષિ ક્ષેત્ર માટેનો વિસ્તાર જાહેર કરશે

દક્ષિણ કોરીયાના ફિલ્મ દિગ્દર્શક બોંગ જ્રન હોચે શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો પ્રતિષ્ઠિત ઓસ્કર પુરસ્કાર જીતીને પ્રથમ એશિયન અને પ્રથમ કોરીયન દિગ્દર્શક પુરસ્કાર વિજેતા થવાનું બહ્માન મેળવ્યું છે

ન્યાયાધિશ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળની પીઠે કહ્યું કે અદાલત પ્રથમ નજરે કોઇ કેસ ન બનતો હોય તેવી બાબતોમાં જ આગોતરા જામીન આપી શકે છે

સર્વોચ્ય અદાલતે આ કાયદાની યોગ્યતાને પડકારતી ઘણી બધી અરજીઓ બાદ આ નિર્ણય કર્યો હતો

ગૃહની બેઠક મળતાં જ કોંગ્રેસની આગેવાનીમાં વિરોધપક્ષે કરેલી રજુઆતના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે

સભાપતિ શ્રી વેંકૈયાહ નાયડુએ જણાવ્યું કે સર્વોચ્ય અદાલતના યુકાદા પર ચર્ચાને અવકાશ નથી

તેમણે કહ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર અને ભારતમાં આસરો લેનાર હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જીનપિંગને પાઠવેલા પત્રમાં કોરોના વાયરસના લીધે નાગરિકોના નીપજેલા મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી તેમણે ઠૂબેઈ પ્રાંતમાંથી ભારતીયોને સલામત રીતે સ્વદેશ પાછા મોકલવામાં ચીને કરેલી મદદની પ્રશંસા કરી હતી

પલાનીસ્વામીએ જણાવ્યું છે કે કાવેરી નદીના મુખપ્રદેશને સંરક્ષિત ખાસ ક઼ષિ ક્ષેત્ર માટેનો વિસ્તાર જાહેર કરાશે તેમણે કહ્યું કે આ વિસ્તારને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવા બાબતે તેઓ કાનૂની ટીમ સાથે મસલતો કરશે ઘણાં રાજકીય પક્ષોના અગ્રણીઓ અને ખેડૂતોએ આ અંગે કરેલી માગણીના પગલે તમીળનાડુ સરકારે આ નિર્ણય લીધો છે

રવિ પાકને કેટલું નુકશાન થયુ છે તે અંગેનો સર્વે ફજી ચાલી રહ્યો છે

ક્રમિ જન્ય રોગો જાહેર આરોગ્યનો પ્રશ્ન ન બને તે બાબત સુનિશ્વીત કરવા માટે રાષ્ટ્રીય ક્રમિ વિરોધી દિવસના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આના લીધે આરોગ્ય અને પૌષણયુક્ત આહાર બાબતે બાળકો તથા નાગરિકોમાં જાગૃતિ કેળવાશે

મંચે કહ્યું કે ભારતમાંથી ઉર્જા આયાતમાં વધારો થવાને લીધે વેપારમાં તેજી આવી છે

મંચના અધ્યક્ષ મુકેશ અઘીએ જણાવ્યું હતું કે કોઇ પણ વેપાર સમજૂતી વિના દ્વિપક્ષીય વેપાર વધી રહ્યો છે તેમણે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ભારતમાંથી વેપાર વિશેષાધિકાર અંતર્ગત કેટલીક સુવિધાઓ પાછી ખેંચી લીધા છતાં પણ નિકાસ ઘટી નથી અને દ્વિપક્ષીય વેપાર ચાલુ રહેવાની સાથે જ બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી ઉપર વાતયીત યાલી રહી છે

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ધવાયેલી મહિલા અધ્યાપકની સારવાર માટે રાજ્ય સરકારે મદદ આપી હતી

અબદલ કલામના જીવન પર આધરીત ફિલ્મના પોસ્ટરનું ગઇકાલે દિલ્ફીમાં વિમોચન કર્યુ હતુ આ પ્રસંગે દિગ્દર્શક મધુર ભંડારકર અને હોલીવુડના નિર્માતા અને નિર્દેશક જોની માર્ટીન ઉપસ્થિત રહ્યા હતા

ડોક્ટર કલામની ભુમિકા ભજવશે

સંયુક્ત પોલીસ કમિશનર સંતોષ રસ્તોગીએ જણાવ્યું છે કે આ બનાવટી ચલણી નોટો પાકિસ્તાનથી દુબઈ થઈને ભારતમાં મોકલવામાં આવી રહી હતી તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મબ્યું છે મુંબઈ પોલીસ અને અન્ય સલામતી એજન્સીઓ આ પ્રકારનો પ્રથાસ ભૂતકાળમાં થયો છે કે કેમ તેની તપાસ કરી રહી છે

જોકરમાં શ્રેષ્ઠ અભિનય માટે અભિનેતા જુઆકવીનની શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે પસંદગી થઇ છે જયારે રીની જ્વેલગરને જૂડી ફિલ્મમાં નોંધપાત્ર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે સુપરસ્ટાર બ્રેડ પ્રીટને વન્સ અપોન અ ટાઇમ ઇન હોલીવુડમાં અભિનય માટે પ્રથમ ઓસ્કર પુરસ્કાર મળ્યો છે